તેમજ છેછાડ અને બળાત્કારના કિસ્સાઓ પોલીસ ફરીયાદમાં સામે આવી રહ્યા છે

આરતીબેન ભદ્દ ટોલ પ્લાઝા ટોલ ટેક્ષ રાજ્ય સરકારના જુદા જુદા જાહેરનામાઓથી કચ્છ જિલ્લામાં નેશનલ હાઇવે ઉપર નિયત કરેલ સ્થળોએ જુદા જુદા ટોલ પ્લાઝા ખાતેથી વાહનો પાસેથી નિયત કરેલ ચાર્જ વસુલ કરવામાં આવે છે અને આ અંગે નિયત એજન્સી સાથે કરાર કરી ચાર્જ વસુલ કરવાનો અધિકારી આપવામાં આવેલ છે જે માટે અનુ સૂ ચિમાં જણાવ્યા અનુ સાર મોખા ટોલ પ્લાઝાતા મું દરા સામખીયાળી ટોલપ્લાઝા સામખીયાળી સુ રજબારી ટોલ પ્લાઝા તા ભયાઉ માખેલ ટોલ પ્લાઝા તા રાપર અને ધાણેટી ટોલ પ્લાઝા તા ભુજ એમ જુદાં જુદાં ટોલ પ્લાઝા લોકેશન નિયત કરાયાં છે અને સરકારના જાહેરનામા ઉલ્લેખ થયા અનુ સાર જુદાંજુદાં વાહનોને ટોલટેક્ષ ભરવામાંથી મુકિત આપવામાં આવી છે અથ્યા કન્સેશન આપવાની જોગવાઇ કરવામાં આવી છે આરતીબેન ભદ્દ જિલ્લા ડ્રાઈવર ક્લિનરોની નોંધણી જિલ્લામાં લૂં દ્ર ધાડ અને ચોરીના બનાવો ઉપર અંકુશ આવે અને રાજય અને જિલ્લા બહારથી આવતા અસામાજીક તત્વી ઉપર પૂ રતી વોય રહે તેમજ પોલિસ તપાસ માટે વિગતો ઉપલબ્ધ બને તે માટે કચ્છ જિલ્લામાં કાર્યરત તમામ ટ્રાન્સપોર્ટ ઓપરેટરોને પોતાના વાહનો પરના ડ્રાયવરોકલીનરોને કામે રાખતા પહેલા તેઓના નામ સરનામા સહિતની જરૂરી વિગતો સંબંધિત પોલિસ સ્ટેશનમાં આપવા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એમ નાગરાજન દ્વારા જાહેરનામામાં જણાવ્યું છે અને આ જાહેરનામું આગામી ચાર ફેબ્રુઆરી સુધી અમલમાં રહેશે કચ્છ જિલ્લામાં ભૂ કંપ બાદ મોટા પ્રમાણમાં ઔદ્યોગિક એકમો શરૂ થયા છે ટ્રાન્સપોર્ટ ઓપરેટરો રાજય બહારથી કે જિલ્લા બહારથી મોટા ભાગે ડ્રાયવરો અને કલીનરોને કામે રાખતા હોય છે પરિણામે જિલ્લામાં રાજય બહારના લોકોની આવન જાવનનું પ્રમાણ વધ્યું છે અને રાષ્ટ્રવિરોધી પ્રવૃ તિઓમાં જિલ્લા બહારના લોકોની સંડોવણી માલુમ પડી છેતેને રોકવા માટે ડ્રાઈવર ક્લીનરની નોંધણી અનિવાર્ય બની રહેશે

વી ઓપરેટરો દ્વારા કોઇપણ પ્રકારની મંજુરી લીધા વગર પી જી વી સી એલ ની વીજ કનેકશન લાઇન નેટવર્ક તથા બી એસ

ના થાંભલાનો ઉપયોગ કરી પોતાના કેબલો ગેરકાયદેસર લંબાવીને ગ્રાહકોને ટીવી કેબલઈન્ટરનેટ કનેકશન આપવામાં આવે છે આ બાબત જાહેર જનતાના જાન માલની સલામતી માટે અત્યંત જોખમી છે ભૂ તકાળમાં પણ આ કારણે ઘણા અકસ્માતના બનાવો બનેલ છે જેમાં માનવ મૃત્યુના બનાવો પણ નોંધાયેલ છે આમ જાહેર જનતાના જાન માલની સલામતી માટે પી જી વી સી એલ નેટવર્ક તથા બી એસ

એલ ના થાંભલા પરથી ટીવીઈન્ટરનેટના કેબલ દુર જીલ્લા કલેક્ટર એમ